દુષ્કર્મના કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે

એનર્જીના એક્ઝિક્વુટીવ ચેરમેન મનોજ કોહલીએ ગઇકાલે ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજય રૂપ ાણીની મુલાકાત લીધી હતી

એસ ડોલર્સનું આ રોકાણ નવું સિમાચિન્હ બનશે

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આજે સશસ્ત્ર સેના ધ્વજ દિવસ નિમિત્તે ઉદાર હાથે ફાળો આ વા પ્રજાજનોને અ ીલ કરી છે

રાજ્ય સરકારના ઠરાવથી વેરા સમાધાન યોજના જાહેર કરવામાં આવી છી

ગીફટ સીટી ગાંધીનગરમાં બેન્ક ઓફ અમેરિકાના ગ્લોબલ બિઝનેસ સર્વિસીસ સેન્ટરનો મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો તેમણે કહ્યું કે પ્રતિભાશાળી યુવા માટે ગિફ્ટ સિટીમાં આ ક્ષેત્રે કારકિર્દી નિર્માણની ઉજ્જવળ સંભાવનાઓ છે

ટી સર્વિસિસ હબ બનાવવા રાજ્ય સરકાર ઉત્સુક છે

શ્રી વિજયભાઈ રૂપાણીએ એવો વિશ્વાસ વ્યક્ત કર્યો કે ગુજરાતના બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયર્મેન્ટ અને ગિફ્ટ સિટીની ઇક્રોસિસ્ટમને સુસંગત બેંક ઓફ અમેરિકાનું આ નવું કાર્યરત થઈ રહેલું ગ્લોબલ ડિલિવરી સેન્ટર ઉત્કૃષ્ટ સેવાઓ પ્રદાન કરશે તેમણે ઉમેર્યું કે અમેરિકન બેન્કના આ ગ્લોબલ બિઝનેસ સેન્ટરની સ્થા ના અને કાર્યારંભ ગુજરાત માટે એક સિમાચિન્હ બનશે મુખ્યમંત્રી વિજય રૂ ાણીએ ગઇકાલે તા ી જિલ્લામાં સોનગઢના ગુણસદા ખાતે એકલ વિદ્યાલયનો પ્રારંભ કરાવ્યો હતો આ પ્રસંગે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નવા ભારતના નિર્માણના ગુજરાત લીડ રહ્યું છે ત્યારે ઠેર ઠેર શિક્ષણના દી પ્રગટાવીને દેશને સ્વમાનભેર આગળ વધારવા માટે સૌને સહિયારા પ્રયાસો કરવાની હિમાયત કરી હતી આ બાદ ત્રકારોની સાથે વાત કરતાં મુખ્યમંત્રી વિજય રૂ ાણીએ જણાવ્યું છે કે રાજ્યમાં બનેલી દુષ્કર્મની ઘટનાઓમાં કડાયેલા આરો ીઓને વધુમાં વધુ સજા થાય તે માટે સરકાર કટિબદ્ધ છે દુષ્કર્મના કેસ ફાસ્ટ દ્રેક કોર્ટમાં ચલાવવામાં આવશે

અને તેનો રિ ોર્ટ બાદ આગામી કાર્યવાહી કરવામાં આવશે હૈદરાબાદમાં મહિલા દુષ્કર્મના આરો ીઓને એન્કાઉન્ટરમાં ઠાર માર બદલ ભાવનગરના મઠ્વાના રાજભા નામના ઉદ્યોગ તિએ હૈદરાબાદ ોલીસ વેલ્ફેરને એક લાખ રૂપિ યાનું ઇનામ જાહેર કર્યું છે આ રોકડ રકમ સમગ્ર ગુજરાતની જનતા તરફથી હૈદરાબાદને મોકલવામાં આવશે બંધારણના ઘડવૈયા ડૉકટર ભીમરાવ આંબેડકરની પુણ્યતિથી નિમિત ગઇકાલે રાજયભરમાં સદગતની પ્રતિમાને પુષાંજલિના વિવિધ કાર્યક્રમો યોજાયા હતા અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ સુરત સહિત શહેરોનગરો અને ગામોમાં શ્રધ્ધાજલિ કાર્યક્રમો યોજાયા હતા વિવિધ રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓ દ્વારા ડૉકટર આંબેડકરની પ્રતિમાને શ્રદ્ધાંજલી અર્પણ કરાઈ હતી ગાંધીનગર વિધાનસભાના પ્રાંગણમાં આવેલી પ્રતિમાને માળા અર્મણ કરવામાં આવી હતી આ નિમિતે વિવિધ સ્થળે રેલીનું તથા અન્ય સાંસ્ક્રતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું આકાશવાણી અમદાવાદમાં ગઇકાલે કર્મચારી મંડળ દ્વારા ડોક્ટર બાબાસાહેબને શ્રદ્ધાંજલિ આ તો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો જેમાં દિવંગત નેતાને કૃલહાર કરવામાં આવ્યા હતા વલ્લભ વિદ્યાનગર સ્થિત યારૃતર વિદ્યામંડળ સંયાલિત બીવીએમ એન્જિનિયરીંગ કોલેજના પ્રિન્સિ ાલ ડો ઇન્દ્રજીત ટેલની ઇન્ડિયન સોસાયટી ફોર ટેક્નિકલ એજ્યુકેશન આઇએસટીઇની ફેલોશી માટે સંદગી કરવામાં આવી છે આઇએસટીઇ ફેલોશી એવોર્ડ માટે ભારતભરમાંથી સંદગી ામેલા ાંચ ૈ કી ગુજરાતમાંથી એકમાત્ર ડો ઇન્દ્રજીત ૈ ટેલનું ફેલોશીૈ એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું છે

અનિલ સફસ્ત્રબુદ્ધેના ફસ્તે ડો ઇન્દ્રજીત ટેલને ફેલોશી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો

પ્રતા સિંહ દેસાઇ દેશની વિવિધ યુનિવર્સિટીના વાઇસ યાન્સેલર્સ આઇએસટીઇના એક્ઝિક્યુટિવ કમિટીના સભ્યો સહિત અગ્રણીઓ ઉપ સ્થિત રહ્યા હતા

ઇન્દ્રજીત ટેલે જણાવ્યું કે ફેલોશી એવોર્ડ સાથે શિક્ષણનો વ્યા વધારવાનો અને ગુણવત્તાસભર શિક્ષણ પુરું ાડવાની જવાબદારી ણ સોં વામાં આવી છે

જામનગરના કાલાવડ નજીક ખીજડીયા ગામ ૌાસે ગઇકાલે થયેલા કાર અને ટ્રક વચ્ચેના અકસ્માતમાં મૃત્યુઆંક છ ર હોંચ્યો છે અત્રે ઉલ્લેખનીય છે કે ગઇકાલે આ અકસ્માતમાં માંચ વ્યક્તિઓના મોત થયા હતા અને ગંભીર ઇજા ામેલા ત્રણ વ્યક્તિઓને સારવાર માટે હોસિ ટલ ખસેડાયા હતા અને ત્રણમાંથી બે વ્યક્તિની હાલત અતિ ગંભીર હતી

પુસ્તક મેળાની જિલ્લાના કલેક્ટર શ્રી વિજય ખરાડીએ ણ મુલાકાત લીધી હતી અને સમગ્ર આયોજનનું નિરીક્ષણ કર્યુ હતું

જિલ્લા માહિતી કચેરી દ્વારા રાજય સરકારની વિવિધ યોજનાઓની માહિતી આ તા પુસ્તકોનું ણ નિશુલ્ક વિતરણ કરવામાં આવી રહ્યુ છે